એવી જ રીતે માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસીલીટી એમ એસ એફ

રીઝર્વ બેન્કની નાણાં નીતિ સમિતિ એમ પી સી એ કુગાવાના દરને નિયંત્રણમાં રાખવાની સાથે સાથે વિકાસને જોમવંતો બનાવવા નું વલણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની સમિતી સઘન ચર્ચા બાદ વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે ભાવનગર સીએએ ભાવનગર માં આજે સીએએના સમર્થનમાં વિરાટ રેલી નીકળી હતી બે કીલોમીટર લાંબા તીરંગા સાથેની પાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું રેલીને અનુસંધાને સ્વૈચ્છિક બંધ પાળી વેપારીએ પણ રેલીમાં જોડતા હતા ઢોલ નગારા ડી

ના તાલે અજીતપૂર્ણ માહોલ માં રેલી નીકળી હતી બે મંત્રીઓ પ્રદેશ પ્રમુખ આગેવાનો સંતો વગેરે રેલીમાં જોડાયા હતા રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સી

એ કાયદાને સમર્થન આપવા ભાવનગરમાં આજે વિરાટ રેલીનું આયોજન કરાયું હતુ રેલી માટે શહેરમાં ઠેર ઠેર બેનરો સુશીભન ધમપતાકા દ્વારા દેશભક્તિનું અભૂતપૂર્વ વતાવરણ ઉભું કરાયું હતુ રેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાધાણી મંત્રી ભુપેન્દ્ર સીંહ યુડાસમાનું મંત્રી વિભાવરી બેન તેમજ સંતો મંહતો આગેવાનો અને હજારો નાગરીકો જોડાયા હતા

જે સાથે નીકળેલ રેલીમાં બે કિલોમીટર લાંબો તીંરંગો આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો નોવેલ કોરોના ભુજની અદાણી મેડિકલ કોલેજના હોલમાં યોજિત કાર્યશાળામાં રાજ્યની રેપિડ રિસ્પોન્સ ટીમના અધિકારી અને બી

મેડિકલ કોલેજ અમદાવાદના ચેપી રોગોના વિભાગના વડા ડો કમલેશ ઉપાધ્યાયે કોરોના વાયરસની શોધ ઉદ્વવ અસરો સારવાર તેને ફેલાતો રોકવા માટે જરૂરી આગોતરાં પગલાં વગેરેની વિગતવાર સમજ આપી હતી કોરોના વાયરસથી ગભરાવા જેવું નથી પરંતુ સામુદાયિક તેમજ આરોગ્ય તંત્રના સ્તરે સમયસરની સતર્કતા અત્યંત જરૂરી છે તેવું કચ્છના તબીબી જગતને માર્ગદર્શન આપતાં ચેપી રોગોના તજજ્ઞ તબીબે જણાવ્યું હતું છ માસ પછી રસી આવશે ત્યાં સુધી ચેતતા રહેવું પડશે કાર્યશાળાને સંબોધતા ડો ઉપાધ્યાયે જણાવ્યું કે પ્રાણીઓથી ફેલાતા સંસર્ગજન્ય રોગ સામે આપણી જનતાની પ્રતિકારકતા ટેવાયેલી નથી

કડી શહેર તેમજ આજુ બાજુના ગામડાનાં લોકો માટી સંખ્યામાં જોડાયા હતી

વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં જાગૃકત્તા આવે તે હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

ગયા સોમવારે સુરત ખાતે જયશ્રી દીદીનાં હસ્તે ભૂમિપૂજન થયું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આવું સુંદર કામ યોગસૂત્ર અનુસાર થયું છે

નડિયાદ તાલુકાના પીપલગ ગામેથી અત્યારે સંતરામ દેરી છે ત્યાં રાયણ ના વૃક્ષની બખોલમાં તેમણે વાસ કર્યો હતો અને ભક્તોના કહેવાથી અત્યારે સંતરામ તા

ત્યાં જન સેવા શરૂ કરી સંતરામ દેરી જવાના રસ્તે મુખ્ય દ્વાર બાંધવામાં આવ્યું અને તેનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના વિવિધ શાખા મહંતો તેમજ સંતરામ ભકતો સમગ્ર જિલ્લા અને રાજ્યભરમાંથી તેમજ વિદેશમાંથી ખાસ સમાધી મહોત્સવ નિમિત્તે આવેલા ભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું